તેમણે ઉમેર્યુ કે પંજાબ રાજ્યમાંથી લાવીને ઘઉંની પરાળનો અછતગ્રસ્ત વિસ્તારના પશુધન માટે ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકવાની સંભાવનાઓ સર્વેક્ષણ માટે આવતીકાલે રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરના નેતૃત્વમાં એક ટીમ પંજાબ જશે રાજ્યમાં જ્યાં પાણી ઉપલબ્ધ છે તેવા વિભાગોના ખેડૂતો જો ઘાસચારો ઉગાડવા માટે તૈયારી દર્શાવે તો તેવા ધરતીપુત્રોને ખાસ કિસ્સામાં અગ્રતાએ વીજ કનેકશન આપવામાં આવશે

વિરલ રાણા નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે ખેડુતોને સિંચાઇ માટે પાણી આપવાની રાજ્ય સરકારે આજે જાહેરાત કરી હતી

મી કરતાં વધુ લંબાઇ ધરાવતી હ શાખા નહેરોમાં પણ સત્વરે પાણી પહોંચાડવાના પૂરતા પ્રયાસો રાજ્ય સરકારદ્વારા કરવામાં આવી રહ્યા છે

વિરલ રાણા મગફળી ખરીદી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજકોટ ગુજરાતમાં પ્રથમ નંબરે રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મો દીએ આ પ્રસંગે પયગંબર સાહેબના ઉપદેશો ને યાદ કયા ્ અને પરસ્પર શાંતિ ભાઇચારા માટે પ્રાથ ્ના કરી છે

સાંસદ વિનોદ ચાવડા સહિતના હિંદુ મુસ્લિમ આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારક પાઠવી હતી

વિરલ રાણા સ્વાઈન ફલુ જિલ્લામાં સ્વાઇન ફ્લુ ના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ ભુજમાં વધુ ત્રણ એચવન એનવનના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

સ્વાઇન ફ્લુના પોઝિટિવ જાહેર થયેલા ત્રણ દર્દીઓ ભુજના રહીશ છે અને ત્રણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે

તુલસી વિવાહ ઉત્સવ મંદિરમાં સવારે નવ કલાકે મંડપરોપણગૃહશાંતિસાંજે ચાર વાગ્યે ઠાકોરજીની નખત્રાણા સાંજે સાડા છ કલાકે હસ્તમેળાપ સહિતના માંગલિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે

આ કાર્યક્રમ માટે માય જીઓવી પર પણ સંદેશાં મોકલી શકાશે